ગુજરાતના દ્વારકા ખાતેના શિવરાજપુર બીચ અને દીવના ઘોઘલા બીચ સહિત દેશના આઠ બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફલેગ પ્રમાણપત્ર મબ્યુ છે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા ખાતે તણાવ ઘટાડવા બાબતે આજે યુશુલમાં સેના સ્તરીય વાતચીત યોજાશે

સી વગરના સ્લીપર કોયને તબક્કાવાર એ સી સ્લીપર કોયમાં ફેરવવાનો નિર્ણય લીધો છે

ભાજપના સંસ્થાપકોમાંથી એક વિજયારાજે સિંધિયાને ગ્વાલિયરની રાજમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે વિજયારાજે સિંધિયા સાત વાર લોકસભાના સભ્ય તરીકે યુંટાયા હતા તેઓ બે વાર રાજયસભાના સભ્ય પણ રહ્યાં હતા વિજયારાજે સિંધિયાને યાદ કરતા શ્રી મોદીએ જણાવ્યું હતુ કે રાજમાતા સિંધયાનું જીવન અને કાર્ય હંમેશા ગરીબોની આકંક્ષાઓ સાથે જોડાયેલુ હતુ અને તેમનું જીવન જનસેવા વિશેનું હતું પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રાજમાતા સિંધિયાએ પોતાનું જીવન રાષ્ટ્રઘનિર્માણમાં સમર્પિત કર્યું અને ભાવિપેઢીની સમૃદ્ધિ માટે પોતાના તમામ ખુશીઓનો ત્યાગ કર્યો હતો કાર્યક્રમમાં કેન્રિયાય સંસ્કૃતિમંત્રી પ્રહલાદસિંહ પટેલ અને રાજમાતા સિંધિયાના પરિવારના નજીકના સગાસબંધીઓ પણ હાજર રહ્યા હતા

તથા અરૂણાચલ પ્રદેશના તવાંગમાં નેચીક્ ટનેલનું ખાતમૂહૂર્ત પણ કર્યું છે

આ પૂલો પૈકી ઘણા એવા માર્ગો પર આવેલા છે કે તેનાથી સેનાના જવાનો અને શસ્ત્રોની હેરફેર માટે ઉપયોગી નીવડશે

પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઇકાલે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે પહેલા જ પ્રયાસે ભારત સરકારે ભલામણ કરેલા તમામ આઠ બીચને બ્લુ ફલેગ પ્રમાણપત્ર મળવુ એ બાબત સાચે જ ઐતિહાસીક ગણાવી શકાય આ બે ઉપરાંત કર્ણાટકમાં કાસારગોડ અને પેદુબીદરી કેરળમાં કાપ્પડ આંધ્રપ્રદેશમાં રનશીકોંડા ઓડીશામાં ગોલ્ડન બીચ તથા આંદમના નિકોબાર ટાપુ પ્રદેશમાં રાધાનગર બીચને પણ આંતરરાષ્ટ્રીય બ્લુ ફલેગ પ્રમાણપત્ર મબ્યુ છે બ્લુ ફલેગ પ્રમાણપત્ર કોઇપણ બીચને અપાતું વિશ્વનું મોટુ સન્માન છે આ પ્રમાણપત્ર પર્યાવરણ સલામતી તથા સુગમતાના માપદંડોના આધારે અપાય છે આ પ્રમાણપત્ર કોપનહેગન ખાતેની બ્લુ ફલેગ પ્રમાણપત્ર ફાઉન્ડેશન ફોર એનવાયરમેન્ટલ એજયુકેશન સંસ્થા ધ્વારા આપવામાં આવે છે

સૂત્રોના જણાવ્યા મુજબ ચીન વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી મોકલવાના છે તથા ભારત પણ સંયુક્ત સચિવ નવીન શ્રી વાસ્તવને મોકલવાનું છે આજની મંત્રાણામાં સરહદે તણાવ ઘટાડવાનો મુદ્દો કેન્ન સ્થાને રહેશે

સી વગરના સ્લીપર કોચને તબક્કાવાર એ સી સ્લીપર કોચમાં ફેરવવાનો નિર્ણય લીધો છે

બાકીની મેલ અથવા એકસપ્રેસ ગાડીઓમાં એ સી સિવાયના સ્લીપર કોચ યથાવત રહેશે ઝડપથી જતી ગાડીમાં હવા હવામાન વગેરે પરિબળોના લીધે ચોક્ક્સ પ્રકારના એ સી કોચ જ ઉપયોગમાં લઈ શકાય છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ ખેલાડીઓનો સંપુર્ણ ખર્ચ ભારત સરકાર ઉપાડશે ભારતની પાંચ સભ્યોની ટીમમાં બે મહિલા અને ત્રણ પુરૂષ ખેલાડીઓનો સમાવેશ થાય છે

રમત ગમત મંત્રાલયે જણાવ્યું છે કે આ બધા જ ખેલાડીઓની પસંદગી વિશ્વ રેકીંગના આધારે કરવામાં આવી છે અને તેઓ આવતા વર્ષે યોજાનાર ટોકીયો ઓલમ્પીકસ માટે કવોલીફાય થાય તેવી તક છે

આ ઉપરાંત આ વિજય સાથે રાફેલ નડાલે વીસ ગ્રાન્ડ સ્લેમ જીતવાના રોજર ફેડરરના વિક્રમની બરાબરી કરી છે